નવ ધારાસભ્યોના રાજીનામાથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે

કશ્યપ આવતીકાલે ફાઈનલ રમશે

ભુતપુર્વ મુખ્યમંત્રી સિધ્ધ રામૈથાહના અધ્યક્ષ પદે મળનારી બેઠકમાં સંયુકત સરકાર બચાવવાના પ્રથત્નો થશે કોંગ્રેસના રાષ્ટ્રીયમ હામંત્રી કે સી વેણુગોપાલે બેંગલુરૂમાં વિવિધ નેતાઓ સાથે બેઠક થોજી હતી દરમિયાન મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી આજે સાંજે બેંગલુરૂ આવી પહોંચશે અને પક્ષના ધારાસભ્યો સાથે બેઠક થોજશે ત્રણ ધારાસભ્યોએ આપેલા રાજીનામા અંગે તેમાં યર્યા કરશે

કર્ણાટક કોંગ્રેસના નેતા અને વિધાન પરિષદના સભ્ય થીબે ગોવડાએ આજે મુંબઈની ઓફીટેલ હોટલમાં વિદ્રોફી નેતા રમેશ જારાકીફોલી સાથે બેઠક કરી હતી કોંગ્રેસના આઠ અને જનતા દળ સેકથુલરના ત્રણ ધારાસભ્યો હાલ મુંબઈમાં છે પત્રકારો સાથેની વાતચીતમાં થીબે ગોવડાએ કહયું કે તેઓ જારાકીહોલીને મળ્યા તેમણે કર્ણાટકના હીતમાં નિર્ણય લેવા જણાવ્યું હતું જા કે તેમણે રાજીનામાં અંગે વધુ માહિતી આપવા ઈન્કાર કર્યો હતો

ટવીટર પર તેમણે લોકસભાની યુંટણીમાં પરાજયની જવાબદારી સ્વીકારીને કોંગ્રેસ પ્રમુખ રાહૂલ ગાંધીને રાજીનામું આપ્યું છે

અને પક્ષની સ્થિરતા માટે રાષ્ટ્રીય કક્ષાએ કામ કરવાની તૈથારી દર્શાવી છે એક નિવેદનમાં તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ માટે ભાજપ શિવસેના ઉપરાંત વંચિત અઘાડી એક પડકાર છે મુંબઈ કોંગ્રેસના વડા તરીકે લોકસભાની ચૂંટણીના આગલા દિવસે જ મિલિન્દ દેવરાને નિમવામાં આવ્યા હતા

કેન્દ્રિય આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયે શહેરોમાં જળ સંરક્ષણ માટે આપેલા દિશા નિર્દેશોનાં જણાવ્યું છે કે શહેરોમાં કેટલું ભૂગર્ભ જળ ઉલેચવામાં આવ્યું અને કેટલું જમીનમાં ફરી વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો તેની માહિતી વિભાગે મેળવવાની રહેશે જે જાણીતા સ્થળો પર જાહેર જાગરૂકતા માટે પ્રદર્શિત કરવાની રહેશે જળશક્તિ અભિયાનના પ્રથમ તબક્કાના ભાગરૂપે આ દિશાનિર્દેશો જારી કરવામાં આવ્યા છે

આજે નવી દિલ્હીમાં પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિથાન તેમણે ભારતીય તત્વજ્ઞાન દર્શાવે તેવી વ્યવસ્થા વિકસાવવા પર ભાર મુકથો હતો તેમણે કહયું કે આ દેશમાં આદિ શંકરાચાર્ય અને સ્વામી વિવેકાનંદ જેવી પ્રતિભાવોએ નૈતિક પાયો સિંચ્યો છે વિવેકાદીપીની સંક્ષિપ્તમાં બ્રહ્મસુત્રોએ પુસ્તકનું અંગ્રેજી અને નવ ભારતીય ભાષામાં પ્રકાશન કરવામાં આવ્યું છે અને તેમાં ભારતીય તત્વજ્ઞાન આપવામાં આવ્યું છે શ્રી નાયડુએ કહયું કે આદિ શંકરાચાર્યના પુસ્તક પ્રશ્નોત્તર રત્નામાલિકામાં ધર્મ જાતિ કે સમાજની મર્યાદાથી ઉપર વૈશ્વિક પરિભાષામાં નૈતિક બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે

શ્રી જાવડેકરે પક્ષમાં સભાસદોની સંખ્યા અગીયાર કરોડથી વધારીને ત્રીસ કરોડ સુધી લઈ જવા જણાવ્યું તેમણે નવા સભાસદોને એક છોડ ઉછેરવા ભલામણ કરી

આજે નવી દિલ્હીમાં પક્ષની સભાસદ ઝૂંબેશના ભાગરૂપે તેને પક્ષમાં આવકારવામાં આવ્યા આ પ્રસંગે વરિષ્ઠ નેતાઓ શિવરાજસિંહ યૌફાણ રામલાલ અને ડોક્ટર હર્ષવર્ધન હાજર રહ્યા હતા

તારાશંકર હોડીના ડુબી રહેલા માછીમારોને ભારતીય અને બાંગ્લાદેશી તટરક્ષક દ્વારા સંયુકત પ્રયાસોથી બચાવવામાં આવ્યા તોફાની દરિયો અને ખરાબ હવામાનના પગલે ગઈકાલે કાર્યવાહી કરવામાં આવી હતી કોલકત્તાની તટરક્ષક દળની પ્રાદેશિક કચેરીને મળેલા સંદેશાના પગલે કાર્યવાહી કરવામાં આવી હતી

ત્રણ દિવસની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચેના વ્યુહાત્મક સંબંધી માટે મંત્રણાઓ થશે વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ શ્રી શેખની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર વાતયીત કરશે શ્રી શેખ પ્રધાનમંત્રીની મંગળવારે શુભેચ્છા મુલાકાત લેશે અમારા સંવાદદાતા જણાવે છેકે સંયુકત આરબ અમીરાત ભારતને ખનીજ તેલ પુરૂ પાડનાર ચોથા નંબરનો દેશ છે અને ત્રીજા નંબરનો વેપારમાં ભાગીદાર દેશ છે

આજે જયપુરમાં રાજસ્થાન વિધાનસભાના ધારાસભ્યોના તાલીમી વર્ગને સંબોધતાં તેમણે કહ્યું કે સંસદની કામગીરી અન્ય વિધાનસભા માટે ઉદાહરણરૂપ બની રહે છે તેમણે તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યોને પક્ષની રાજનીતિથી ઉપર ઉઠીને દેશહીતમાં અને રાજ્યના હીતમાં કામ કરવા અનુરોધ કર્યો

ફજી ત્રણ જણ લાપતા છે શોધ અભિયાન ફજી યાલુ રફયું છે રત્નાગીરી જિલ્લામાં આવેલા તિવારે બંધના પાળા તુટતાં દુર્ધટના થઈ હતી અને તેમાં હેઠવાસના સાત ગામોમાં ભારે પુર આવ્યા હતા દરમિયાન રત્નાગીરી પાલઘર નાસિક અકોલા અને તંદુરબાર જીલ્લાઓમાં ભારે વરસાદ યાલી રહથો છે

પક્ષના કાર્યકારી પ્રમુખ જે

નડ઼ના અધ્યક્ષ પદે નવી દિલ્ઠીમાં પક્ષના મુખ્ય મથક ખાતે યોજાયેલી બેઠકમાં વિવિધ મોર યાની કામગીરી અંગે વિ ચાર વિમર્શ કરવામાં આવ્યો હતો

દરમિથાન કોંગ્રેસના ગુલામનબી આઝાદ અહેમદ પટેલ મોતીલાલ વોરા સહિતના ટોચના અગ્રણીઓની એક બેઠક તાજેતરમાં દિલ્ફીમાં યોજાઈ ગઈ આ બેઠકમાં શ્રી રાહુલ ગાંધીના અનુગામા શોધવા તે અંગે ભવિષ્યમાં શું કાર્યવાહી કરવી તેની ચર્ચા થઈ હોવાનું મનાય છે પક્ષના નવા પ્રમુખ તરીકે મલ્લિકાર્જૂન ખડગે સુશીલક્રમાર શિંદે મુકુલ વાસનિક અને જયોતિરાદિત્ય સિંધિયા સહિત ઘણા અગ્રણીઓ નામોની ચર્યા થઈ રહી છે દરમિયાન પંજાબના મુખ્યમંત્રી અમરીન્દરસિંહે યુવા ભારતની યુવા અગ્રણીની જરૂરિયાત ધ્યાનમાં લઈ ક્રોંગ્રેસ પક્ષ માટે યુવાન પ્રમુખ યૂંટવા અપીલ કરી છે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રી સચીન પાયલટના નામો પણ વિચારણામાં છે

અગાઉ પણ ઈરાને નિર્ધારીત મર્યાદા કરતાં યુરેનીયમનો વધુ જથ્થ તૈયાર કર્યો છે અમેરીકાએ મુકેલા પ્રતિબંધોના પ્રતિભાવરૂપે તેણે આ પગલા ભર્યા છે

ગઝનીના રાજયપાલના પ્રવકતાએ જણાવ્યું કે અફઘાન ઈન્ટેલીજન્સ સેવાની કચેરી પર કાર બોંબ વિસ્ફોટ કરાથો હતો અને તેમાં સલમતી દળોના આઠ જવાન અને ચાર નાગરીકો માર્યા ગયા છે આ હુમલો કર્યાનો તાલીબાનોએ દાવો કર્યો છે